સંસદસત્રની શરૂઆતમાં ઇમરાન ખાને કહ્યું જેતેઓએ આ મુદે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાના પ્રયાસો પણ કર્યા હતા દરમ્યાન ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને બિનશરતી રીતે જ મુક્ત કરવા અને તેની મુક્તિ માટે કોઈપણ સોદાબાજી કે વાતચીત નહિ થાય તેવા ભારતના કડક સંદેશ બાદ પાકિસ્તાન દ્વારા આ ઘોષણા કરી હતી સુત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે આ જાબાંઝ પાયલટ વાઘા બોર્ડરથી માતૃભૂમિમાં દાખલ થશે

ઉલ્લેખનીય છે કેમસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં છેલ્લા દસ વર્ષમાં કરાયેલો આ ચોથો પ્રયાસ છે

આ ઉપરાંત રાજકોટ ખાતે એક ગ્રીન ફિલ્ડ નવું હવાઈમથક બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે

હજી મોટી સંખ્યામાં બોટ પરત ફરવાની બાકી છે આજ સુધીમાં તમામ બોટ પરત ફરશે મરીન પોલીસ દ્વારા પરત આવી રહેલી તમામ માછીમારી બોટનું સઘન ચેકીંગ કરાઇ રહ્યું છે

પશ્ચિમ અને પૂર્વ કચ્છ ઉપરાંત બનાસકાંઠા અને પાટણના પોલીસ જીલ્લાની બનેલી રેન્જના વડાએ જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં જીલ્લા માટે સુરક્ષા યોજના તૈયાર છેઅન્ય જીલ્લામાં ફરજ પર ગયેલા પોલીસ દળોને તાકીદની સ્થિતિમાં પરત બોલાવી લેવાયા છે આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃતિનો ભૂતકાળ ધરાવનાર પર સતત ચાપતી નજર રાખી રહી છે

આ તૈયારીઓના ભાગરૂપે શિક્ષણંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાશિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધ્યક્ષ શ્રી એ

શાહે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાઓના કલેક્ટર્સ તથા ડી પી ઓ વગેરે સાથે સંવાદ સાધી પરીક્ષાઓની તૈયારી અંગેની વિગતવાર માહિતી મેળવી હતી

પરીક્ષાના સંચાલન માટે એસ એસ સી

એસ સી માટે પહ ઝોનની રચના કરાઇ છે

સી

એસ સી